જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને નિયંત્રણોની સમીક્ષા કરવા જણાવ્યું

કોર્ટે વધુમાં કહ્યુંકે મહત્વપૂર્ણ સંસ્થાનો હોસ્પિટલો અને શૈક્ષણિક સંક્રલોમાં ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવે

રમણ આર સુભાષ રેડ્રી અને બી

ગવાઈની ખંડપીઠે ઇન્ટરનેટ સેવાના પ્રતિબંધને પડકારતી અરજીની સુનવાણી દરમિયાન આ મુજબ જણાવ્યું કોંગ્રેસના ગુલાબનબી આઝાદ અને કાશ્મીર ટાઈમ્સના સંપાદક અનુરાધાએ જમ્મુ કાશ્મીરમાં લાદેલા ઈન્ટરનેટ પ્રતિબંધને પડકારતી અરજી કરી હતી જસ્ટીસ એન

રમણે કહ્યુ કે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ એ કાયદાને આધીન છે

પ્રતિબંધક હ્કમો લાગુ કરતાં પહેલાં જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રમાણ ભાન રાખવું જોઈએ

વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ એઇશે ધોષ પણ સર્વરરૂમમાં તોડફોડ કરતાં જૂથમાં જોવા મળી છે અને નોંધણી પ્રક્રિયા ખોરવવાના પડયંત્રમાં સંકળાયેલી છે તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોંધણી કરવા ઈચ્છતા હતા પરંતુ આ જૂથ તેમાં ખલેલ ઊભું કરતું હતું તીરકેએ કહ્યુંકે હિંસામાં ચોક્કસ વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવ્યાં છે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ત્રણ કેસ નોંધાયા છે દિલ્લી પોલીસના પ્રવક્તા એમ

રંધાવાઓ કહ્યુંકે હિંસક બનાવોની તપાસ ગુનાશોધક શાળાને સોંપવામાં આવી છે આ કેસમાં ધણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે

ઉચ્યશિક્ષણ વિભાગના સચિવ અમીત ખરેને મળીને તેમણે જણાવ્યું હતુંકે ગયા મહિનાની અગીયારમી તારીખે માનવસંપતિ વિકાસ મંત્રાલય સાથે થયેલી ચર્ચાના મુદ્દાઓનો અમલ થઈ રહ્યો છે યુનિવર્સિટી વહીવટીતંત્ર પ્રયત્નશીલ છેકે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો શૈક્ષણિક પ્રવૃત્તિને અનુરૂપ સોહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરે તે જરૂરી છે તેમણે કહ્યુંકે યુનિવર્સિટી અનુદાનપંચને જરૂરી સેવાકીય ખર્ચ આપવા જણાવાયું છે જરૂર પડે વિદ્યાર્થી નોંધણીની આખર તારીખ શિયાળુ સેમેસ્ટર માટે લંબાવવા જણાવ્યું છે શ્રી જગદીશ કુમારે કહ્યું કે સલામતિ વ્યવસ્થા સધન બનાવી છે દરમિયાન શ્રી અમીત ખરે આજે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્રો માટે પ્રતિનીધિમંડળને મળ્યા હતા

નવીદિલ્લીમાં પત્રકારો સાથેથી વાતાચીતમાં જાવડેકરે જણાવ્યું કે વિરોધપક્ષો આ કેસનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે આંદોલન કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પાછા ફરી અને વર્ગોમાં ફાજરી આપવા તેમણે અનુરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ હિંસાથી દૂર રહી શિક્ષણમાં ધ્યાન આપે તેની પર તેમણે ભાર મૂક્યો હતો દરમિયાન વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છેકે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ડાબેરીઓના પડયંત્ર જાહેર થઈ ગયાં છે

આજે નવીદિલ્લીમાં જાતિપંચ ખાતે દેશની ઉર્જાનીતિની સમીક્ષા બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે ઇશાન ભારતમાં ગેસગ્રીડ ઉભું કરવાના સરકારના નિર્ણયથી ઇશાનનાં રાજ્યોને ઘણો લાભ થશે દેશમાં ગેસ આધારીત અર્થતંત્ર વિકસી રહ્યું છે આ પ્રસંગે કોલસામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સરકાર કોલસાના ખાણકામને મુક્ત કરીને ઉધોગલક્ષી બનાવી રહી છે ઉર્જા મંત્રી આર

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના નિયામક ર્ડોકટર ફતીહ બરોલે કહ્યુકે ઉજ્જવલા અને ઉજાલા યોજનાના અમલથી જૌવિક બળતણનો વપરાશ ધટ્યો છે અને ઉર્જા કાર્યક્ષમતામાં વધારો થયો છે

સુબ્રમણ્થમ અને પોલીસ મહાનિયામક દિલબાગ સિંહ સહિત નાગરોક અને અન્ય પ્રતિનિધિ મંડળો સાથે બેઠક યોજી હતી

પ્રતિનિધિ મંડળે જમ્મુ બહાર કાશ્મીર શરણાર્થી છાવણીની પણ મુલાકાત લીધી લીધી હતી

આમાં બે લશ્કરી ફમાલ માર્યા ગયા છે

આજે સવારે પાંચ હમાલ કામ પર હતા ત્યારે ગોળા છોડાયા હતા અને તેમને ઈજાઓ થઈ હતી તેમને તાકીદે સારવાર આપવામાં આવી છે અને બે હમાલના મૃતદેહ મેળવવાના પ્રયત્નો યાલી રહ્યા છે

અખિલ ભારતીય પ્રાચ્યવિધા પરિષદનું નાગપુરમાં ઉદ્વાટન કરાતાં નાયડુએ કહ્યું કે સંસ્કૃતભાષાને સરળતાથી શીખવવી જોઈએ અને વ્યાપક રીતે પહોંચાવી જોઈએ કેન્દ્રીય મંત્રી શ્રી નીતીન ગડકરી અને મહારાષ્ટ્રના ઉર્જામંત્રી નિતીન રાઉત આ પ્રસંગે હાજર રહ્યા હતા

આ બેઠકમાં ઈરાન સાથે થયેલી અણુ સમજૂતીને ટેકાનો પુનરૂચ્યાર કરે તેવી અપેક્ષા છે

ઈરાને પણ આ કરારમાંથી ધીમે ધીમે નીકળી જવાની જાહેરાત કરી હતી અને તાજેતરમાં અમેરીકા અને ઈરાન વચ્ચે થયેલા સંધર્ષના પગલે તેને વધુ ફટકો પડ્યો છે ઈરાનના જનરલ કાસીમ સોલેમનીની ડ્રોન હુમલાથી હત્યા બાદ ઈરાને જાહેરાત કરી છેકે યુરેનિયમ શુધ્ધીકરણ માટે વપરાનાર યંત્રોની મર્યાદાને તે નહીં જાળવે આજની આ બેઠક પહેલાં ફાન્સના વિદેશમંત્રીએ કહ્યું કે કરાર હજી અસ્તિત્વમાં છે

અને રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે છે તેમણે દેશભરમાં હિંસાનું વાતાવરણ સજ્યું છે

નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમ ખાતે થોજનાર કાર્યક્રમમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહેશે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને પ્રશ્રોત્તરી પણ કરશે